બાંધકામ શ્રમિકોને તેમની ખુ ટતી વિગતો બોર્ડને આપી શકે તે માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેબ પોર્ટલ પર સુવિધા ઉપલબ્ધ કરાઈ છે નોંધાયેલા બાંધકામ શ્રમિક લાભાર્થી પોતાની રેડ બુક ઓળખ પત્ર નંબર આધારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓની વિગત ઓનલાઈન ભરી કરી શકશે

શિતલ વૈશ્નવ અદાણી ફાઉન્ડેશન કચ્છમાં સુ રજબારીથી લખપત સુ ધી તટીયખાડીકાદવ અને ખડકાળ જેવો વૈવિધ્યસભર સમુદ્રમત્સ્યકારો માટે જીવાદોરી હોવાથી માછીમાર સમુદાયના સહકારથી અદાણી ફાઉન્ડેશન દ્રારા વિશ્વ સમુદ્ર દિવસ નિમિતે મું દરા તાલુકાના લુણી ગામે સમુદ્ર સ્વાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું આ પ્રસંગે માછીમારોને અનુ રોધ કરતા લાઈવલીહુડ પ્રોજેક્ટ વડા માવજીભાઈ બાસ્થા તેમજ ફાઉન્ડેશનના સી એસ આર હેડ પંક્તિબેન શાહે માર્ગર્જાન આપતા જણાવ્યુ હત્તુ કે સમુદ્ર આજીવિકાનું માધ્યમ હોવાથી તેનો કિનારો સ્વચ્છ રાખવો એ આપણી સૌની ફરજ છે વિશ્વ સમુદ્ર દિવસે દરિયા કિનારે વેરાયલા પ્લાસ્ટિક માછીમારીની જાળ દોરી તથા ચેરિયામાં ફસાયેલી જાળ દુર કરવામાં આવી હતી

ફળ શાકભાજી અને કુલપાકોનું તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેયાણ કરતાહાટ બજારમાં વેચાણ કરતાંલારીવાળા કેરીયાઓને બાગાયત ખાતા ક્રારા વિનામુલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવનાર છે આ યોજના હેઠળ કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યકિતને છત્રી મળવાપાત્ર રહેશે

દરમ્યાન આજ રોજ બિદડામાં બપોરે સાડા બાર થી સવા વાગ્યા સુ ધી જોરદાર વરસાદ પડચો હોવાની ટેલિફોનિક જાણ બિદડા ગામના જાગૃ ત નાગરિક જેઠાલાલ સંગારે કરી હતી